મુસ્લિમ બિરાદરોમાં પવિત્ર આજે ઇદ ઉલ ફિત્રની ઉજવણી થઈ રહી છે

સી સી

રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર આગામી બીજી જુલાઇથી શરૂ થશે બીજી જુલાઇએ નાણામંત્રી નીતીનભાઇ પટેલ અંદાજપત્ર રજૂ કરશે

રાજ્યના ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ ગઇકાલે ગાંધીનગરમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં આ મુજબ જણાવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે સુરતમાં પોલીસ કસ્ટડીમાં થયેલા મૃત્યુના બનાવમાં તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે

દેશસહિત રાજ્યભરમાં આજે પર્યાવરણ દિવસની ઉજવણી અંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે વાયુ પ્રદૂષણની વધતી સમસ્યાને ધ્યાનમાં લઈ આ વર્ષનો વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની વિષયવસ્તુ છે હવા પ્રદૂષણને નેથીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે ગઇકાલે સેલ્ફી વિથ સેપ્લિંગ ઝુંબેશનો પ્રારંભ કર્યો છે તેમણે વધુમાં વધુ લોકોને આજના દિવસે છોડ વાવવા અને છોડ સાથે સેલ્ફી પડાવવા અને સોશ્યલ મીડિયા પર શેર કરવા અનુરોધ કર્યો છે શ્રી જાવડેકરે જણાવ્યું હતું કે પર્યાવરણને લગતી સમસ્યાઓને પહોંચી વળવા જનભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે તેમણે જણાવ્યું હતું કે કાર્બન ડાયોક્સાઇડના પગલે વધી રહેલા હવા પ્રદૂષણને ઘટાડવા આવા પગલા જરૂરી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી આજે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે કરાશે ઓછૂં પ્રદૂષણ કરનારા તથા પ્રદૂષણ બોર્ડના નિયમોનું પાલન કરનારા ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રીના હસ્તે ઉત્સર્જક વેપાર યોજના જાહેર કરવામાં આવશે

ભાવનગર હરા બનાયે આ વિચારથી આ વખતે પણ તેઓ વ્રક્ષારોપણ કરશે

આ પર્યાવરણ રથ દર રવિવારે એક વોર્ડમાં ફરશે તેમાં જે લોકો ઘરે પોતાના આંગણામાં વૃક્ષારોપણ કરાવવા ઇચ્છતા હશે તેને ઘરે બેઠા છોડ પ્લાન્ટ મળી જશે

અમદાવાદ મહાનગર પાલિકાએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સ્વચ્છ સાબરમતી મહાભિયાન હાથ ધર્યું છે મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સવારે આઠ વાગે સુભાષ બ્રિજથી આ મહાઅભિયાનનો શુભારંભ કરશે

આ ઝુંબેશના છેલ્લા તબક્કામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સાબરમતી નદીમાંથી કચરો ભેગો કરવાની કામગીરી હાથ ધરાશે મહાનગરપાલિકા દ્વારા નાગરિકો સાથે જ સામાજિક ધાર્મિક તેમજ ઉદ્યોગ સંસ્થાઓને પણ આ ઝુંબેશમાં જોડાવવા અનુરોધ કરાયો છે આણંદની પેટલાદ નગરપાલિકા દ્વારા તમામ પ્રકારના વેસ્ટને પ્રોસેસ કરાશે

આ ફ્રૂડ ઓઇલનું વેચાણ કરીને નગરપાલિકા માટે આવકનો નવો સ્ત્રોત ઊભો કરાયો છે તથા પર્યાવરણને નુકસાન થતું અટકાવાશે આ અંગે ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે જણાવ્યું કે સ્વચ્છ ભારત મિશન હેઠળ દરેક નગરપાલિકાને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સાથે ભીનો અને સૂકો કચરો અલગથી લેવા અને તેનું પ્રોસેસિંગ કરવા માટે પ્લાન્ટ સ્થાપવા માટે સૂચનો કરવામાં આવ્યા હતા

આ ઉપરાંત ભીના કચરામાંથી ખાતર બનાવવા માટે પણ એક પ્લાન્ટ નાંખવામાં આવ્યો છે જેથી આગામી દિવસોમાં પેટલાદ નગરપાલિકા દ્વારા વેસ્ટમાંથી ઉત્પન્ન થનાર ફ્રૂડ ઓઇલ અને ખાતરનું વેચાણ કરીને આવક મેળવી શકાશે

અમારા સુરતના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર ગઇકાલે રાત્રે આઠ વાગે સુરત પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે કહ્યું હતું કે કલાસીસમાં વીજ જોડાણ ગેરકાયદેસર હતું

સમગ્ર કેસમાં અત્યાર સુધીમાં નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે ધરપકડ કરાયેલા શખ્સોમાં રવિન્દ્ર કહાર જે બિલ્ડિંગના ભાગીદાર છે પી

જ્યારે દિપક નાયર કે

આ ચારેય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે દેશ સહિત રાજ્યભરમાં આજે ઇદ ઉલ ફિત્રની ઉજવણી થઈ રહી છે ગુજરાત ચાંદ કમિટીના પ્રમુખ મુફતી શબ્બીર અહેમદ સિદ્દીકીએ જણાવ્યું હતું કે ગઇકાલે ઇદનો ચાંદ જોવા મળતા આજે રમઝાન ઇદની ઉજવણી જાહેર કરાઈ છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડ્રએ સૌ મુસ્લિમ બિરાદરોને ઇદની શુભકામના પાઠવી છે રાજ્યપાલશ્રી ઓ

કોહલીએ રાજ્યના મુસ્લિમ સમાજના ભાઇ બહેનોને પવિત્ર ઇદ ઉલ ફિત્રની હાર્દિક મુબારકબાદી પાઠવી છે રાજ્યપાલશ્રીએ તેમના શુભ સંદેશમાં જણાવ્યું છે કે ઇદનો તહેવાર પ્રેમ શાંતિ અને સામાજીક સદ્દભાવનાનું પ્રતિક છે આ પવિત્ર તહેવાર સૌના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવનારૃં બની રહે તેવી તેમણે શુભકામના વ્યક્ત કરી હતી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના મુસ્લિમ સમાજના સૌ નાગરિક ભાઈ બહેનોને આજે ઉજવનારા પવિત્ર ઇદ ઉલ ફિત્રની હાર્દિક શુભકામના પાઠવી છે તેમણે રમઝાન ઇદની શુભેચ્છાઓમાં જણાવ્યું છે કે ઇદનો આ તહેવાર સમાજ જીવનમાં સમતા બંધુત્વ અને સામાજિક સમરસના સાથે સંદભાવનાને વધુ મજબૂત બનાવશે તથા સૌના જીવનમાં સુખ સમૃદ્ધિની વૃદ્ધિ કરશે

ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદા હેઠળ આ પ્રતિબંધ મુકાયો છે પરંતુ મશીન વગરની નાનકડી હોડી વડે માછલી પકડી શકાશે સમુક્રી જીવના પ્રજનનકાળને ધ્યાનમાં રાખી આવું ફરમાન બહાર પડાતું હોય છે

રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છ સહિતના તમામ વિસ્તારોમાં ગરમીનું મોજું યથાવત રહ્યું છે જોકે તમામ શહેરોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે

આગામી બે દિવસો દરમ્યાન તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નથી

સી સી ક્રિકેટ વિશ્વકપ સ્પર્ધામાં આજે ભારતનો સો પ્રથમ મુકાબલો દક્ષિણ આફ્રિકા સાથે થશે પ્રસાર ભારતીના મુખ્ય કાર્યકારી અધિકારી શેખર વેમ્પતીએ જણાવ્યું હતું કે આકાશવાણી પર આવતીકાલથી દરરોજ વિશ્વકપના રમતોનો આંખે દેખ્યો અહેવાલ આપવામાં આવશે